તો આજે બે પોઝીટીવ કેસ નોંધાતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી આ મુજબ વધુ વિગત આપી હતી

પર પણ કરી શકાશે તેવું ગુજરાત પાણી પુરવઠા બોર્ડની યાદીમાં જણાવાયું છે

કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારી ડોક્ટર વાય

મહિપત મહેતાની પુણ્યતિથિ તેમજ અન્ય માજી સંસદ સભ્ય સદગત અનંત દવેની જન્મજયંતી નિમિત્તે તેઓને સ્મૃતિ વંદના કરવામાં આવી હતી સત્યમ સંસ્થાના ઉપક્રમે આ ત્રણેય અગ્રણીઓની તસવીરોને હારારોપણ તેમજ અન્ય સેવાકીય કાર્યો કરાયા હતા તો ભારત સેવક સમાજ દ્વારા આ અંગેનો એક સાદો કાર્યક્રમ કોલીવાસમાં સંસ્થાની કચ્છ જિલ્લા શાખા દ્વારા રાખવામાં આવ્યો હતો શિતલ વૈશ્નવ હવામાન આજ સવારથી જ પશ્ચિમ કચ્છમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો સમગ્ર કચ્છમાં ભારે પવન અને ધૂળની ડમરીઓના કારણે વાતાવરણ ધૂંધળુ બન્યું હતું કાળઝાળ ગરમી વચ્ચે સીમાવર્તી દરિયાઈ વિસતાર નારાયણ સરોવર કોટેશ્વરમાં ધૂળની ડમરીઓ સાથે મિનિ વાવાઝોડું કૂંકાયું હતું